દેશ બહાર વસતા દેશવાસીઓ ભારતના સાચા એમ્બેસેન્ડર ફોવાનો ભાવ તેમને સંબોધતા શ્રી મોદીએ વ્યક્ત કર્યો ફતો તેમણે કહ્યુ ફતુ કે ભારતના અનેક ક્ષેત્રનો વિકાસ જાપાનના મુડીરોકાણ વડે થઈ રહ્યો છે અને વિકાસની આ દોસ્તી મોટરકાર ઉત્પાદનથી આગળ વધી બુલેટ ટ્રેન શરૂ કરવા સુધી વિસ્તરી છે પ્રધાનમંત્રી તરીકે જાપાનની ચોથી મુલાકાત સૌથી ફળદાથી રફેવાનો આત્મ વિસ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો વિરલ રાણા પેટા ચુંટણી ગુજરાત રાજય ચુંટણી આયોગ ક્રારા જીલ્લા તથા તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકો પર પેટા ચુંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે

વિરલ રાણા ચિત્રકૃતિ રબારી પસંદગી દક્ષિણ આફ્રિકામાં પહેલું આંતરરાષ્ટ્રીય વોટર મીડિયા ફેસ્ટિવલ ેકલર્સ ઓફ ધ રેઇન્બોનેશનનું આયોજન ઇન્ટરનેશનલ વોટર કલર સોસાયટી ઓફ સાઉથ આફિકા દ્વારા કેપ્ટાઉન ખાતે થઇ રહ્યું છે જેમાં ભુજના ચિત્રકાર લાલજીભાઇ નથુભાઇ જોશીની ચિત્રકૃતિ ેરબારી પસંદગી પામી છે

પ્રસ્તુત છે દુરદર્ષન માટે તૈયાર થઈ રહેલા કાર્યક્રમની આગોતરી ઝલક

સોલ્જર જનરલ ડ્યુટીડ્રાઈવર એમ

આ માટે યુવાનોને સૈન્ય ભરતીની વેબસાઈટ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ જોઈન ઈન્ડિયન આર્મી ડોટ એન

સી ડોટ ઈન ઉપર રજીસ્ટ્રેશન કરાવવા જણાવાયુ છે વિરલ રાણા કિકેટ ક્રિકેટ વિશ્વમાં આજે માન્ચેસ્ટરમાં ભાર અને વેસ્ટઈન્ડિઝ વચે મેચ રમાઈ રહી છે